આરંભ થયો છે

યોજાશે

ભારતીય સેનાએ પાકિસ્તાન ફસ્તકના કાશ્મીરમાં આતંકવાદીઓના ત્રણ શિબિરોનો ખાત્મો

ભારતની કુહૂ ગર્ગ અને ધુવ રાવતની જોડીએ ઈજિપ્ત આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સનો ખિતાબ જીતી લીધો છે

મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાના આદિત્ય ઠાકરે કોંગ્રેસના અશોક ચવાણનો સમાવેશ થાય છે યૂંટણી મુક્ત અને ન્યાથી રીતે યોજવા માટે કેન્દ્રીય દળ અને રાજ્ય પોલીસના ત્રણ લાખથી વધુ જવાનો ગોઠવવામાં આવ્યા છે નકસલવાદથી અસરગ્રસ્ત ગડચિરોલી જિલ્લામાં ત્રણ હેલિકોપ્ટરો તથા ડ્રોન વડે યાંપતી નજર રાખવામાં આવશે

લોકસભાની બિહારની સમસ્તીપુર તથા મહારાષ્ટ્રની સાતારા બેઠકની પેટાચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે હેતુથી સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે

આસામના તીનસુખીયાના રહેવાસી અને રૂપાંતો મોહન તરીકે ઓળખાયેલા ઉગ્રવાદી પાસેથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો પકડાયો છે સલામતી દળોએ ગુપ્તચર વિભાગ દ્વારા અપાયેલી બાતમીના આધારે એક સપ્તાહ્ સુધી સઘન શોધખોળ બાદ રૂપાંતોની ધરપકડ કરી છે

પાકિસ્તાની દળોએ કોઈપણ ઉશ્કેરણી વિના કરેલા ગોળીબારના જવાબમાં ભારતીય સેનાએ ગઈકાલે નિલમ ખીણ વિસ્તારમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવેલા ચાર આતંકવાદી શિબિરો ઉપર ભારે તોપમારો કર્યો હતો

શ્રી રાવતે કહ્યું કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને સેનાની કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમણે કહ્યું કે ગયા એક મહિનામાં ગુરેજ કેરાન માછીલ અને ઉરી ક્ષેત્રોમાં ધુસણખોરીના ઘણા પ્રયાસો થયા હતા

શ્રીનગરમાં પક્ષના સંમેલનમાં બોલતા શ્રી રામ માધવે સંબંધીત નેતાઓને સ્થાનિકો માટે રોજગાર સહિત જાહેર હિતના મુદ્દે રાજકારણ કરવાની શીખ આપી હતી તેમણે કહ્યું કે કાશ્મીર શાંતિ અને વિકાસના પંથે આગળ વધી રહ્યું છે અને જે લોકો આ કાર્યમાં અવરોધરૂપ બનવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરાશે

તેમણે સ્વચ્છતા વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત સ્વચ્છ ભારત મિશન જેવા વિવિધ સરકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચી રહ્યા છે તેમણે અમેઠી તથા આસપાસના ગામોમાં ફરનારી ગાંધી સંકલ્પ પદયાત્રાને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું તેમણે જગદીશપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

શ્રી દેવે એક સાથે ચાર સ્થળો માટેના વિમાન ઉફયનો શરૂ થયા તે અંગે ખુશી વ્યક્ત કરીને આ ક્ષણને ઐતિહાસિક ક્ષણ તરીકે ઓળખાવી હતી આ પ્રસંગે સાંસદ પ્રતિકા ભૌમિકે જણાવ્યું હતું કે ત્રિપુરા એ વિકાસની દ્રષ્ટિએ ઝડપથી વિકસતું રાજ્ય બન્યું છે

જોકે કુહ્ ગર્ગ અને સંયોગીતા ધોરપડેની જોડીનો મહિલાઓની ડબલ્સમાં પરાજય થતા તેઓ રનર્સ અપ રહ્યા હતા

ગયા બુધવારે સેનાએ બઘલાન પ્રાંતમાં આ કાર્યવાહી કરી હતી જોકે તાલીબાન જુથના પ્રવક્તા ઝબી ઉલ્લાહ મુઝાહિદે સેનાના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે તાલીબાનોએ સેનાના આક્રમણનો વળતો જવાબ આપ્યો હતો

કેનેડામાં યોજાઈ રહેલી ચૂંટણીને પ્રધાનમંત્રી જસ્ટીસ ટ્રડો માટેનો જનમત તરીકે જોવાય છે